પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઉત્સવ માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને કોરોના સંક્રમણના સમયમાં લોકોને ઘરે જ રહી ઉજવણી કરવામાં આવે જેથી સામુહિક સંક્રમણના ખતરાને ટાળી શકાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવાસ સ્થાને પર્યાવરણને અનુ લક્ષીને નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં કુંડામાં છોડ સાથે ગણપતિ સ્થાપન ગણીને સૌને પર્યાવરણના જ્તન અને સંવર્ધન માટે મોટાપાયે વૃક્ષો વાવવા માટે આગ્રહભરી અપીલ કરી છે કચ્છમાં પણ ઠેર ઠેર ગણપતિની માટીની મુર્તિનું સ્થાપન લોકોએ પોતાના ઘરોમાં જ કર્યું છે કોરોના સંક્રમણની સ્થિતિને અનુલક્ષી સરકારના જાહેરનામા અનુસાર મોટાપાયે ગણપતિનું સ્થાપન ક્યાંચ પણ કરાયુ નથી ભક્તિભાવ સહિત લોકોએ ઘરમાં જ મુર્તિ સ્થાપન કર્યુ છે

આરતી ભદ્દ વીજ વિતરણ કંપની ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપની રાષ્ટ્રીય સ્તરે અગ્રિમ હરોળ પર ઝળકી છે કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્રારા એ પ્લસ રેકિંગ મેળવનાર પ્રથમ પાંચમાં યાર વીજ વિતરણ કંપની ગુજરાતની છે

આરતી ભદ્દ રાશનકાર્ડ સમય મર્યાદા રાજ્યના નાગરિકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રેશનકાર્ડ અંગેની વિવિધ સેવાઓ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકો લોકોને રેશનકાર્ડની કામગીરીને સ્પર્શતી સેવાઓ ખુબ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે આવી સેવાઓ માટે નિશ્વિત સમય મર્યાદા નિયત કરવામાં આવી છે તદ અનુ સાર નવા રેશનકાર્ડ માટેના ફોર્મ નં

એટલુ જ નહિ રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની નામ રદ કરવાની નામમાં કે સરનામામાં સુધારા વધારા કરવાની એમ ત્રણેય બાબતો માટેની પ્રક્રિયા જે દિવસે આ અંગેના નિયત ફોર્મ મળે તે જ દિવસે કરી દેવાશે આ ઉપરાંત રેશનકાર્ડ ધારકના કુંટુમ્બના વિભાજનથી અલગ રેશનકાર્ડ મેળવવા અંગેની અરજી અને રેશનકાર્ડ ધારકના પાલક વાલીની નિમણુંક માટેના ફોર્મ તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાની અરજીઓ એમ ત્રણેયનો નિકાલ સાત દિવસમાં કરાશે

આ વરસાદી વાદળો અઝ્ઞિ દિશામાંથી વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યા છેતેના કારણે આવતીકાલે અને સોમવારે લગભગ સમગ્ર રાજયમાં વ્યાપક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની આગાહી છે આજે સાંજથી ગાજવીજ સાથે કચ્છમાં વરસાદ શરૂ થયો છે

તેમજ ભુજ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા થી પાણી વફી નીકબ્યા છે વરસાદ ફજુ ધીમી ધારે અવિરત વરસી રહ્યો છે હજુ આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાફી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે